સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પારદર્શી રીતે સંપન્ન કરવા બદલ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને બિરદાવ્યું

વડોદરાના આંતરરાષ્ટ્રીય દીવ કેમ્પસના પ્રથમ શૈક્ષણિક સત્રનું ઉદ્દઘાટન કમલેશ્વર સ્કલનો શિલાન્યાસ હેરીટેજ વોક વે તથા શાકભાજી માર્કેટના આધુનિકરણનો શિલાન્યાસ અને દિવ જિલ્લાના ઘન કચરા વ્યવસ્થાપન માટેની યોજનાઓનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતા શ્રી કોવિંદે કહ્યું કે દાદરાનગર હવેલી દીવ દમણ નાનો દ્વીપ હોવા છતાં વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતથી આફીકા તથા ખાડી દેશોમાં જતા મોટા ભાગના જહાજો દીવ થઇ જાય છે વ્યાપાર અને સૈન્ય મહત્વની દ્રષ્ટિએ દીવ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે

વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલા પર્યાવરણ અનુકૂળ ફડ સ્ટોલનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે આનાથી રોજગારીનું સર્જન થવાની સાથે લોકોને અહીંના ભોજનનો સ્વાદ પણ ચાખવા મળશે

પીએમ જમ્મુ કાશ્મીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પારદર્શી રીતે સંપન્ન કરવા બદલ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને બિરદાવ્યું છે જમ્મુ કાશ્મીરના લોકો માટે આયુષ્યમાન ભારત પીએમ જય સેહત યોજનાનો આજે પ્રારંભ કરાવતા શ્રી મોદીએ લોકતંત્રને મજબૂત કરવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ઠંડી તથા કોરોના જેવા અવરોધો છતાં ચૂંટણીમાં ભાગ લેવા બદલ તેમણે લોકોની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે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

આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાણામંત્રી હેમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં આસામ શાંતિ અને વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે શ્રી શાહે કહ્યું કે એનડીએ સરકાર પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે શ્રી શાહ પક્ષની આસામ કોર કમિટિની બેઠકમાં પણ ભાગ લેશે તેઓ આસામ ગણ પરિષદના નેતાઓ તથા બોડોલેન્ડ ક્ષેત્રીય પરિષદના એન

ના નવા ચૂંટાયેલા સભ્યા સાથે મુલાકાત કરશે જેડીયુ બેઠક જનતા દળ યુનાઇટેડ પક્ષની બે દિવસી ય કારોબારીની બેઠકનો આજે પટના ખાતે પ્રારંભ થયો છે બિહાર વિધાનસભાની યુંટણી પછી પક્ષની આ પ્રથમ કારોબારી બેઠક છે પક્ષના અધ્યક્ષ શ્રી નિતીશકુમારના વડપણ હેઠળ મળે લી આ બેઠકમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પક્ષના દેખાવની સમીક્ષા કરાશે

આ સાથે અરૂણાચલ પ્રદેશમાં પક્ષના છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે

બી

અન્ય મામલમાં દિલ્હી અને નોઇડા સ્થિત ખાનગી કંપનીએ પંજાબ એન્ડ સિંધ બેન્ક સાથે કરેલી છેતરપીંડી અંગે કેસ દાખલ કરાયો છે